આ પ્રસંગે તેમણે કહ્યુ કે સર્કારે ખેડુતોની આવક બમણી કરવા માટે તથા તેમને લધુત્તમ ઠેકાના ભાવો અને તેમની ઉપજોને બજાર પુરૂ પાડવા સહિત ઘણી કલ્યાણ યોજાનાઓનો આરંભ કરાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભુતપુર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના જન્મ જયંતી નિમિતે ટ્વીટ સંદેશામાં જણાવ્યુ છે કે મોરારજી દેસાઈ હંમેશા શિસ્ત અને સિધ્ધાંતોના આધારે રાજકારણ કરતા હતા અને તેઓ હંમેશા યાદ રહેશે રાજ્યમાં શ્રી મોરારજી દેસાની જન્મ જયંતિ નિમિતે ગુજરાત વિધાનસભાના પોડિથમમાં તેમના તૈલ ચિત્રને ગાંધીનગરના ધારસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે શ્રી મોરારજીભાઈ દેસાઈના જન્મસ્થળ વલસાડ જિલ્લાના ભદેલી ગામની મુલાકાત લીધી હતી અને શ્રી મોરારજી દેસાઈની પુર્ણકદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ ભદેલી ગામના વિકાસ માટે એક કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી આ પ્રસંગે તેમણે મોરારજી દેસાઈનો ગુ જરાતના વિકાસમાં આપેલ ફાળો યાદ કરી તેમને શ્રધ્ધસુ મન અર્પણ કર્યા હતા જાગૃતિ વકીલ મીઠાઈ તારીખ રાજ્ય સરકારે નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને પેક કરેલી મીઠાઈના પેકેટ ઉપર ઉત્પાદનની તારીખ અને ઉપયોગમાં લેવામાં મહત્તમ મર્યાદા દર્શાવતી બેસ્ટ બિફોર તારીખ દર્શાવવુ ફરજીયાત બનાવ્યુ છે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર એચ જી કોશિયાએ વધુ માં જણાવ્યુ હકુ કે મીઠાઈના જે વેપારીઓ લુઝ અથવા પેકિંગ વિના મીઠાઈનું છુટક વેયાણ કરે છે તેમણે મીઠાઈની દ્રે ઉપર ઉત્પાદનની તારીખ અને બેસ્ટ બિફોર તારીખ દર્શાવવી પડશે

રાજ્યના મહેસુલ વિભાગ જારી કરેલ પરિપત્ર મુજબ સો એકર સુધીની સક્રારી જમીનના ભાડાપદાના રીન્યુ અલ મંજુર કરવાની સત્તા કલેક્ટર કક્ષાએ આપવામાં આવી છે આ જાહેરાતના પગલે મીઠા વ્યવસાયકારોને મોટી રાહત મળી છે